પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં યોજાશે

રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં રાજપથ ખાતે યોજાશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજવંદન બાદ પરેડની સલામી ઝીલશે પરેડની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને માતુભૂમિના રક્ષણ માટે પ્રાણનું બલિદાન આપનાર શહીદવીર જવાનોને પુષ્પ ચઢાવી અંજલી આપશે આ વખતની પરેડ કોવિડના સંક્રમણને રોકવાના નિયમો સાથે યોજાશે પ્રજાસત્તાક પર્વની પરેડમાં દેશના સૈન્યની ક્ષમતા સાંસ્કૃતિક વૈવિધ્ય તથા સામાજિક આર્થિક વિકાસનો પરિચય અપાશે

રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ દાહોદના નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં રાજયપાલ આયાર્થ દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાશે આ પ્રસંગે રાજ્યપાલ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી લેશે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ પુરસ્કાર અને દ્રોફી વિતરણ કરાશે અમદાવાદમાં મકરબા ગ્રાઉંડ ખાતે ઉર્જા મંત્રી સૌરભ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે

રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવશે પદ્મ પુરસ્કારો પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશીષ્ટ વ્યક્તિઓને પદમ પુરસ્કારો આપવાની જાહેરાત કરાઇ છે

જેમાં શ્રી કેશુભાઈ પટેલ અને શ્રી રજનીકાન્ત શ્રોફને પદમભૂષણ જયારે શ્રી મહેશ કનોડીયા શ્રી નરેશ કનોડીયા સુ શ્રી જસવંતીબેન પોપટ શ્રી ફાધર વાલેસ શ્રી દાદુદાન ગઢવી અને શ્રી ચંદ્રકાન્ત મહેતાને પદમશ્રી પુરસ્કાર અપાશે આ ઉપરાંત પદમવિભૂષણ પુરસ્કાર મેળવનાર અન્ય મહાનુભાવોમાં શિન્ઝો આબે સુદર્શન સાહુ એસ

બાલાસુબ્રમણ્થમ પદમભૂષણ પુરસ્કાર મેળવવામાં કે

ચિત્રા ચંદ્રશેખર કાંબરા પદમશ્રી મેળવનાર મહાનુભાવોમાં સીંધુતાઇ સપકાળ પીટર બ્રુક અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદમ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ અસાધારણ વ્યક્તિઓએ પોતાના નોંધપાત્ર યોગદાનથી લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે

નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજ બજાવતા હોમગાર્ડની સેવાઓ જેવી કે વ્યક્તિગત હિંમત શૌર્ય અને લાંબી વિશિષ્ટ સેવા બદલ પ્રતિ વર્ષ એવોર્ડ આપવામાં આવે છે

પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ સાથે વાતચીત કરી

જેમાં રાજ્યના બે બાળકોનો સમાવેશ થાય છે

આ પુરસ્કાર વિજેતાઓમાં રાજકોટનો મંત્ર સૌથી નાની ઉંમરનો બાળક છે

વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ

શૌર્થ પુરસ્કારોમાં રાષ્ટ્રપતિના પોલીસચંદ્રક ઝારખંડના એએસઆઈ બાનુઆ ઓરાઓન અને સીઆરપીએફના એએસઆઈ મોહન લાલને મરણોત્તર આપવામાં આવ્યા છે

આજે બપોરે બાર વાગે રમાનારી પહેલી ક્વાર્ટર ફાઇનલમાં પંજાબ અને કર્ણાટક વચ્ચે મુકાબલો થશે આજે સાંજે સાત વાગે રમાનારી બીજી ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુ હિમાયલ પ્રદેશ સાથે રમશે

જ્યારે આવતીકાલે સાંજે સાત વાગે રમાનારી ચોથી ક્વાર્ટર ફાઇનલમાં રાજસ્થાન અને બિહાર વચ્ચે રમાશે

આ પ્રસંગે રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે યૂંટણી પંચે સામાજિક સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતા ધરાવતા દેશમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ યૂંટણીઓ યોજીને સફળતા હાંસલ કરી છે તેમણે કહ્યું કે કોરોના મહામારીના કપરા સમયમાં પણ ચૂંટણી પંચે નિર્ધારિત સમય પર થોગ્ય નિર્ણયો લઈને દેશભરમાં યૂંટણીનું સફળતાપૂર્વક આયોજન કરી બતાવ્યું છે રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી ડૉ